પ્રાદેશિક સમાયાર શિવાંગી ભદ્દ વાંચે છે

ગઈકાલે કોરોના મહામારી અંગે વિડિયો કોન્ફરન્સ દ્વારા સર્વપક્ષીય બેઠકને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારતીય વૈજ્ઞાનિકોને પૂર્ણ ભરોસો છે કે તેઓ આગામી કેટલાક અઠવાડિયામાં કોરોના મહામારીની રસીનો વિકાસ કરી શકશે તેમણે કહ્યું કે દેશમાં અત્યારે મહામારીના આઠ સંભવિત રસીઓના વિકાસ માટે પરિક્ષણના જુદા જુદા તબ્બકામાં છે શ્રી મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વ કોરોના મહામારીમાં સસ્તી અને કારગર રસીની ભારત પાસેથી અપેક્ષા કરી રહ્યું છે

તેમણે કહ્યું કે દેશમાં મોટા પાયા પર સમન્વય લોકો માટે રસીકરણનો કાર્યક્રમ તૈયાર છે અને રસીના સંગ્રહ અને પુરવઠા માટે યોગ્ય માત્રામાં કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓનો વિકાસ કરવામાં આવી રહ્યો છે શ્રી મોદીએ કહ્યું કે સૌથી પહેલા આરોગ્ય કર્મચારીઓને અને કોરોનાવોરિયર્સને રસી આપવામાં આવશે

રીઝર્વ બેન્ક ડીજીટલ ભારતીય રીઝર્વ બેન્કે કાર્ડ તથા યુપીઆઈ દ્વારા થતાં ડીજીટલ યૂકવણીની મર્યાદા અત્યારે બે ફજાર રૂપિયા છે તે પહેલી જાન્યુઆરીથી વધારીને પાંચ હજાર રૂપિયા સુધી વધારવાની દરખાસ્ત રજૂ કરી છે રીઝર્વ બેન્કે ગઇકાલે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે કાર્ડ અથવા યુપીઆઈ થકી ચૂકવણીની મર્યાદા વધારવી કે નહીં તે બાબત વપરાશકારે નક્કી કરવાની રહેશે યાદીમાં જણાવ્યું છે કે સંપર્ક વિનાના કાર્ડ અને યુપીઆઈ થકી થતી નાણાંની યૂકવણી સરળ અને સલામત છે ખાસ કરીને હાલના કોવિડના સમયગાળામાં આ યૂકવણી સલામત છે

અનિલ મુકીમના અધ્યક્ષપદે ગઈકાલે રાજ્યકક્ષાની સ્ટીયરીંગ કમિટિની એક બેઠક યોજાઇ હતી

ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ગુજરાતે વેક્સિનેશન માટેનું આયોજન શરૂ કરી દીધુ છે

ગઇકાલે રાજ્ય સ્વાસ્થ્ય મંત્રાલયે એક સત્તાવાર યાદીમાં જણાવ્યું કે હવેથી લોકો આરટી પીસીઆર પરિક્ષણ ખાનગી કે સરકારી લેબોરેટરીમાં ડોક્ટરના લેખિત ભલામણ વિના પણ કરાવી શકે છે

આ પરિક્ષણ કરાતી વખતે ક્ષ કિરણોનો વધારે પડતો ઉપયોગ કેન્સર પણ કરી શકે છે

બુધવારે આ પ્રોજેક્ટનું વીડિયો માધ્યમથી ઉદ્વાટન કર્યું

મુખ્યમંત્રી વાય

જગમોહન રેડ્ડીએ આ પ્રસંગે જણાવ્યું કે રાજ્ય સરકાર સહકારી દૂધ ઉત્પાદકોને યોગ્યકિંમત મળે તેમ ઇચ્છે છે આ પ્રોજેક્ટથી બજારમાં ખાનગી ડેરીઓને આગળ આવવા માટે વધુ તકો મળશે તેમ તેમણે જણાવ્યું હતું આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ડેરી ઉદ્યોગોને વધુ મજબૂત કરવા માટે આંધ્રપ્રદેશ અમુલ પ્રોજેક્ટ હાથ ધર્યા છે

જેનો ઉદ્દેશ્ય દૂધ ઉત્પાદકોની મૂળ કિંમત અને વિતરણની કિંમત વચ્ચેનો મોટો તફાવત ઓછો કરવાનો છે જેથી ગ્રાહકો અને ખેડૂતો બંનેને લાભ મળે